અગાઉ સર્વોચ્ય અદાલતે સંબંધિત ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષને રૂબરૂ મળીને પોતાના રાજીનામાના નિર્ણયની જાણ કરવાના નિર્દેશ આપ્યા હતા અદાલતના આ નિર્દેશ બાદ બળવાખોર ધારાસભ્ય નારાયણ ગૌડાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ રાજીનામા આપવાના નિર્ણયમાં ફેરફાર કરવાના નથી અને તેમના નિર્ણયને ભાજપ સાથે કોઇ સંબંધ નથી કર્ણાટક વિધાનસભામાંથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ જે

તેમણે કર્ણાટક અને ગોવાના બનાવોને લોકશાહી ઉપર આધાત સમા ગણાવ્યા હતા

ત્યારબાદ કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દે સભાત્યાગ કર્યો હતો કોંગ્રેસના વડપણ હેઠળ વિપક્ષોએ કર્ણાટક એન ગોવા મુદ્દે લોકસભામાંથી પણ સભાત્યાગ કર્યો હતો

બી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

એમ

કોંગ્રેસના આ ધારાસભ્યો પક્ષમાંથી વિધીવત રીતે બહાર પડીને ભાજપ સાથે જાડાયા હતા

વિદેશમંત્રી એસ જયશંકરે આ મુદ્દે ભારતનો પક્ષ રાખ્યા પછી બ્રીટનના વિદેશમંત્રી જેરીમી હંટ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ પણ કરી હતી

ત્યારપછી રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહીમ મહંમદ સોલીહના વડપણ હેઠળ માલદીવે કોમનવેલ્થમાં ફરીથી જાડાવા રજુઆત કરી હતી

એસ એમ ઇ

સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી નીતિન ગડકરીએ આજે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું

ઇ ક્ષેત્રે ઓછી મૂડીની મદદથી રોજગારીની વધુ તકોનું નિર્માણ થાય છે શ્રી ગડકરીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ એ ધિરાણ સાથે જાડાયેલો સબસીડીવાળી યોજના છે

વિશ્વ વસ્તી દિવસ નીમીત્તે દિલ્હીમાં યોજાયેલી કાર્યશાળામાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે વધતી જતી લોકવસતી ચિંતાજનક છે અદના નાગરિક સાથે થોગ્ય રીતે સંદેશાઓ પહોંચાડવાથી લોકવસતીને નિયંત્રીત રાખવાની અશક્ય બાબત પણ શક્ય બની શકશે તેમણે આ બાબત સમજાવવા પોલીયો નાબૂદી કાર્યક્રર્થ ક્ષેત્રની કામગીરીનું ઉદાહરણ આપ્યું હતું

લોકસભામાં શુન્યકાળ દરમ્યાન ખેડૂતોના મુદ્દે બોલતાં શ્રી ગાંધીએ કહ્યું કે કેરળના વાયનાડમાં ખેડૂતે દેવું વધી જતા આત્મહત્યા કરી છે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને રાહત આપવા માટે આ વખતના અંદાજપત્રમાં નક્કર પગલાં લેવાયા નથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ મુદ્દે જવાબ આપતા દાવો કર્યો હતો કે સમગ્ર દેશમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં ઘટાડો થયો હિ નરેન્દ્રમોદી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે ઘણાં પગલાં લીધા છે અને ભવિષ્યમાં પણ તે આવા પગલાં લેશે

ચીદંબરમે આ વખતના અંદાજપત્રમાં અર્થતંત્ર ક્ષેત્રે માળખાકીય સુધારા માટે પગલાં નહી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે રાજ્યસભામાં અંદાજપત્ર અંગેની ચર્ચામાં ભાગ લેતા તેમણે જણાવ્યું હતું કે આ પહેલુ બજેટ છે કે જેમાં કુલ મહેસુલ ખર્ચ તથા આર્થિક ખાધ તથા અન્ય આંકડાઓ દર્શાવ્યા નથી

તેમણે કરવેરાની વસૂલાતનો લક્ષ્યાંક અતાર્કિક હોવાનો પણ આક્ષેપ કર્યો હતો ભુતપૂર્વ નાણામંત્રી ચીદમ્બરમે માર્ગોના નિર્માણ ખુલ્લામાં શૌચક્રિયાથી દેશને મુક્ત કરવા જેવી કેન્દ્રની યોજનાઓમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો

સ્પર્ધાની ફાઇનલ મેય રવિવારે રમાશે

આ યોજના હેઠળ લાભાર્થી ખેલાડીઓને કેન્દ્ર સરકાર આઠ વર્ષ સુધી દર વર્ષે પાંચ લાખ રૂપિયાની સહાય પૂરી પાડે છે રમત ગમત મંત્રી કિરણ રીજીજૂએ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ થોજના હેઠળ સમગ્ર દેશના ગ્રામીણ તથા જીલ્લા સ્તરના પ્રતિભાવાન ખેલાડીઓને મદદરૂપ થવાની નેમ રખાઇ છે

સંસ્થાએ પ્રસારણના ક્ષેત્રે નવી ટેકનોલોજીના સંશોધનમાં સાથે મળીને કામ કરવા બાબતેની સમજૂતી ઉપર ફસ્તાક્ષર કર્યા છે આ પગલાંથી પ્રસારણક્ષેત્રે સંશોધનને નવું બળ મળશે પ્રસારભારતીના ચીફ એક્ઝીક્વ્ય્ટીવ ઓફિસર શશી શેખર વેંપતી તથા આઇ

આ સમજૂતી મુજબ મોબાઇલમાં સીધુ પ્રસારણ કૃત્રિમ બુદ્ધિમત્તા માટેનું ઇન્ક્યુબેશન સેંટર જેવા ક્ષેત્રોમાં સંશોધન વધારાશે

બી

જી ઓ ના મુંબઇ તથા દિલ્હીમાં આવેલા પાંચ સ્થળોએ દરોડાની કામગીરી કરી છે

બી

ના જણાવ્યા મુજબ આ તપાસ કામગીરીમાં વાંધાજનક દસ્તાવેજા મળી આવ્યા છે